અફી ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત ભારતીય ટ્રાયબલ પાર્ટી અને એ આઈ

જેવા પક્ષ પણ મેદાન માં છે

જામનગર જિલ્લામાં જામજોધપુર તાલુકા પંચાયતની એક બેઠક ભાજપને બિન હરીફ મળી છે

પૂર્વ કેન્દ્રિય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી એ આ પ્રસંગે કહ્યું હતું કે નાગરિકોને ઉત્તમ કક્ષાની શહેરી સગવડ આપવા ઉપરાંત રોજગારીનું સર્જન કરવાની વાતને કોંગ્રેસ ખૂબ મહત્વ આપે છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે કોંગ્રેસનો ચૂંટણી પ્રયાર દરેક વોર્ડમાં અસરકારક બનાવવા માટેનું આયોજન સ્થાનિક નેતાઓ દ્વારા હાથ ધરાયું છે સૌરાષ્ટ્રના ધોરાજી ખાતે તાલુકા પંચાયત યૂંટણી માટે કોંગ્રેસ્સ નું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મૂકવા માટે પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા ત્યાં પર્હોચ્યા હતા અને આ પ્રસંગે ધારાસભ્ય લલિત વસોયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ધોરાજી તાલુકા પંચાયતની એક બેઠક બિન હરીફ ધોરણે કોંગ્રેસના ફાળે ગઈ છે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત યાવડાની યાદી જણાવે છે કે પક્ષ વિરોધી પ્રવૃતિ માટે પ્રદેશ મહામંત્રી કીર્તિસિંહ ઝાલાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

આ તમામ મૃતકોના પરિવારજનોને શ્રી મોરારીબાપુએ પાંચ હજાર રૂપિયાની તત્કાળ સહાય જાહેર કરી છે આ સહાયતા પેટે કુલ બે લાખ યાલીસ હજાર રૂપિયા રામકથાના શ્રીતઓ દ્વારા વિતરિત કરવામાં આવશે

તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ પ્રાર્થના કરી તેમના પરિવારજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે

સાગબારા તાલુકાની ભોર આમલી શાળાના શિક્ષક ઠાકોર ખોડાજી હમીરજી ની કુતિ બોર્ડ ગેમ તથા ડેડીયાપાડા તાલુકાની કાંદા પ્રાથમિક શાળાના શિક્ષક નિલેશકુમાર એમ પ્રજાપતિની ટેબલ ગેમ અને પેટન ગેમ તેમજ ડેડીયાપાડા તાલુકાની પાંચ ઉમર પ્રાથમિક શાળાના હંસાબેન ગગજીભાઈ મકવાણાની દેશી રમકડાં અને તિલકવાડા તાલુકાની હરીપુરા પ્રાથમિક શાળાના શિક્ષક સનતકુમાર સી વણકરની મારા રમકડા મને ભણાવે આ યાર ક્રતિઓ રાષ્ટ્રીય કક્ષાના રમકડાં મેળા માટે પસંદગી પામી છે આ ચાર શિક્ષકોએ વિધાર્થીઓમાં અને સમાજમાં નવતર પ્રયોગો કરીને પોતાની શાળામાં અને સમાજમાં અમલ કરવામાં પ્રયત્નશીલ બન્યા છે તેમના આ પ્રોજેક્ટ અન્યશિક્ષકો માટે પ્રેરણા રૂપ બન્યા છે માર્કેટીંગ યાર્ડ રાજકોટ જિલ્લાના વિવિધ માર્કેટીંગ થાર્ડ ખાતે મગફળી અને કપાસના પાકની આવકને પગલે ખેડૂતોના કતારબંધ વાહનો વિવિધ કૃષિ જણસો વેચાણ અર્થે આવી રહયા છે

પી

ટી

સૌરાષ્ર અને કચ્છમાં તાપમાન લગભગ ગરમ રહેશે તો દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન સૂક રહેશે